તેમણે આ અવસરે ઉજવલા યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લાની ગ્રામીણ ગરીબ બહેનોને ઉજવલા યોજનાના લાભ આપતાં પાટનગરને રાજ્યના પ્રથમ કેરોસીન ફ્રી જિલ્લાનું ગૌરવ અપાવ્યું હતું ગૃહ મંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના ગરીબ ગ્રામીણ પરિવારોના જીવનમાં સુખનો સૂરજ લાવવાની સંકલ્પબદ્ધતા સાથે ઉજવલા યોજના આયુષ્યમાન ભારત સૌને માટે આવાસ જેવી ગરીબ કલ્યાણ યોજનાઓ સફળતાપૂર્વક પાર પાડી છે

પાંચ લાખ સુધીની આરોગ્ય સારવાર વિનામૂલ્યે પૂરી પાડવાનો પણ આરંભ કરાવ્યો હતો મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગર જિલ્લાના નગરજનો માટે દિપાવલીના પર્વના પ્રારંભની ધનતેરસ વિકાસતેરસ બની છે તેનો હર્ષ વ્યકત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ અને ગૃહ મંત્રી શ્રી અમિતભાઇના નેતૃત્વમાં સર્વજન હિતાય સર્વજન સુખાય ની સુશાસન ભાવનાની ગુજરાત જ નહિં સમગ્ર દેશના ગરીબ વંચિત દરિદ્રનારાયણ પીડિત શોષિત જનોને પ્રતીતિ થઇ રહ્ઠી છે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે કહ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ વિકાસ યોજનાઓના લાભોથી આપણું ગુજરાત અને તેમાં પણ પાટનગર ગાંધીનગર વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થાય એ માટેના પ્રયાસો થઇ રહ્યા છે આ કાર્યક્રમમાં કેરોસીન ફ્રી ગાંધીનગરના લાભાર્થીઓને રૂ

આઈ

તેઓ સાણંદ બાવળા વિધાનસભાની પાંચ હજાર જેટલી વિધવા બહેનોના સહાય હ્કમનું વિતરણ પણ કરશે આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેવડીયા ખાતે ત્રણ નવા પ્રવાસન આકર્ષણનું લોકાર્પણ કર્યું છે

તેમણે કહ્યું કે પ્રવાસીઓને વાજબી દરે સારી સુવિધાઓ મળી રહે તે માટે કાર્ય કરાઈ રહ્યું છે મુખ્યમંત્રીએ એકતાનગર પ્રવેશ દ્વારનું લોકાર્પણ વાજબી દરે નિવાસ ભોજનની સુવિધા આપતી બીઆરજી બજેટ સ્ટે તેમજ ફર્ન સરદાર સરોવર રિસોર્ટની ખાનગી સુવિધાઓ ખુલ્લી મુકી હતી તેમણે વન વિભાગ દ્વારા ઉછેરાઈ રહેલા આરોગ્ય વનનું નિરીક્ષણ કર્યું હતું

તથા ડાઇક નં

મુખ્યમંત્રીઓ બીઆજી બજેટ સ્ટે ખાતે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી તેમણે ખલવાણીથી સરદાર સરોવર બંધ તેમજ ભારત ભવનથી ઝરવાણી સુધીની સાઇકલ ટુરના પ્રવાસન આકર્ષણનો પ્રારંભ કરાવ્યા છે

વાઘબારસ અને ધનતેરસની આસ્થાપૂર્વક ઉજવણી બાદ આજે કાળી ચૌદશની ઉજવણી કરાશે કાળી ચૌદશના દિવસે હનુમાનજી શનિ મહારાજ મહાકાળી ક્ષેત્રપાળ ભૈરવની ઉપાસનાનું આગવું મહત્વ છે આજના દિવસને તંત્ર મંત્રની ઉપાસના માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે આજે મંત્રસિદ્ધિ યંત્ર સિદ્ધિ માટે સાધના કરાય છે કાળી ચૌદશ નિમિત્તે રાજ્યભરના હનુમાન મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો હનુમાન દાદાના દર્શને આવશે રાજ્યના હનુમાન મંદિરમાં વિશેષ તૈયારીઓ કરાઈ છે યજ્ઞ પૂજન સુંદરકાંડના વિશેષ આયોજનો કરાયા છે

મહુડી જૈન તીર્થ ખાતે આજે ઘટાકર્ણ મહાવીર દેવનો હવન યોજાશે ગાંધીનગર જિલ્લાના ડભોડ ખાતેના કાભોડિયા હનુમાનજીને એક હજાર જેટલા તેલના ડબ્બાથી અભિષેક કરાશે દરમિયાન ગઇકાલે રાજ્યભરમાં ધનતેરસની ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજણી થઈ હતી આ સાથે આયુર્વેદ શાસ્ત્રના વૈદ્યોએ ભગવાન ધનવન્તરીનું પૂજન કર્યું હતું

જો કે હરિયાણાની ટીમે બીજા હાફમાં વળતી લડત આપતા બે ગોલ કર્યા હતા

આ પ્રતિભાવંત કૂટબોલ ખેલાડીઓને પૂરતું પ્રોત્સાહન મળી રહે તે માટે સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાત દ્વારા મહાદેવપુરા ખાતે જ ફૂટબોલ એકેડેમીનો પ્રારંભ કરી દેવાયો છે દિવાળીમાં કમોસમી વરસાદને લઇ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઇ છે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા વાવાઝોડું ક્રુંકાઇ શકે છે નૈઋત્ય ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં થઇને આ વાવાઝોડું અરબી સમુદ્ર તરફ ફંટાઇ શકે છે આ કારણથી આગામી પાંચેક દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદની શક્યતા છે

દરમિયાન દીવના દરિયામાં ખરાબ હવામાનને કારણે તટરક્ષક દળો દ્વારા માછીમારો કરવા ગયેલી નૌકાઓને નજીકના બંદરે લંગારવાની સૂચના તા

અમારા પ્રતિનિધિ જણાવે છે કે હવામાન વિભાગે કરેલી વાવાઝોડાની આગાહીના પગલે મેરીટાઈમ બોર્ડ વેરાવળ દ્વારા વેરાવળ બંદરે બે નંબરનું સિઝલ લગાડવામાં આવ્યું છે તથા માછીમારોને દરીયો ન ખેડવાની સૂચના અપાઈ છે

તેમણે મહાત્મા ગાંધીના વિચારો અને તેમના વૈશ્વિક વિયારો ઉપર અમલ કરવા પર ભાર મૂક્યો છે ગાંધીવાદી અને ડોક્વુમેટરી નિર્માતા વિજેન્દ્ર રેહી સમારોહના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા આ પ્રસંગે ગાંધી ક્વીઝ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું